આ દસ પૈકી ચાર મહારાષ્ટ્રના જયારે અન્ય છ વિદ્યાર્થીઓ ઝારખંડ કર્ણાટક તમિલનાડુ તેલંગાણા ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના છે

જો માછલીના બચ્યા જીવતા રહેશે તો જ માછીમારોના બચ્યાં જીવતા રહેશે એવી ભાવના વ્યક્ત કરતાં શ્રી રૂપાણીએ કહ્યું હતું કે નાના માછીમારો પણ જીવન નિર્વાહ કરી શકે કે હેતુથી મોટા દ્રોલર માટે ચોક્કસ દિશા નિર્દેશો અપાશે અને ચોગ્ય કાર્યવાહી કરાશે ગુજરાત સરકારની પરવાનગી વિના અન્ય રાજ્યોની માછીમારી બોટ ગુજરાતમાં ન પ્રવેશે તે માટે કાયદો બનાવવાની પ્રક્રિયા ચાલુ છે તેમ પણ તેમણે જણાવ્યું હતું આ ઉપરાંત જમીન પરના ખેડૂતની જેમ દરિયા ખેડૂને પણ ખેડૂત ગણીને તેમને કિસાન ક્રેડિટ કાર્ડ આપી શકાય તે માટેની કાર્યવાહી હાથ ધરાશે કચ્છ સૌરાષ્ટ્રથી લઇને મધ્ય અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોથી આવેલા માછીમારોએ મોકળા મને પોતાની વાત મુખ્યમંત્રીશ્રી સમક્ષ મુકી હતી અને આવી મુલાકાત બદલ સંતોષ અને રાજીપો વ્યક્ત કર્યો હતો

ઓ યુ કરવામાં આવ્યા છે આ કરાર થતા અહી જી

તે મુજબ રણોત્સવ શરૂ થયો ત્યારથી આજ સુધી કચ્છમાં એક લાખ રપ હજાર જેટલા સહેલાણીઓ ઉમટયા હતા આ પ્રવાસીઓને કારણે સરકારી તીજોરીને રૂપિયા કઠ લાખ જેટલી આવક થઇ છે અને અન્ય ધંધા રોજગારને પણ ફાયદો થયો છે

જેમાંથી પહેલી મેચ આસામના ગ્રવાહાટી ખાતેના ક્રિકેટ મેદાનમાં આજે યોજાશે

આકાશવાણી પરથી મેચનો આંખે દેખ્યો અહેવાલ અંગ્રેજી અને હિન્દીમાં આવતીકાલે આજે સાંજે સાડા છ વાગ્યાથી પ્રસારીત થશે